પરંતુ ત્રાસવાદી જૂથો પર નિયંત્રણ રાખવા ચીમકી આપી છે

અને કડક પગલાંની ચેતવણી આપી છે લશ્કરે તોયબા અને જૈશે મહંમદ જેવાં ત્રાસવાદી જૂથોને નાણાં સહાય અંગે કડક પગલાં નહીં લે તો તેની પર પ્રતિબંધ ફરમાવવાની ચિમકી આપી છે

શ્રી રવિશકુમારે કહ્યું કે આ મંત્રણા વખતે એય વન બી વિઝાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે જાણીતા ગુજરાતી કલાકારો પુરૂષોત્તમ ઉપાધ્યાય પાર્થિવ ગોહિલ કિંજલ દવે કીર્તિદાન ગઢવી સાઈરામ દવે સોમવારે મોટેરા સ્ટેડિયમ પર કલા રજુ કરશે આજે મોટેરા સ્ટેડિયમ ખાતે પત્રકારોને આ માહિતી આપતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું કે હિન્દી ગાયક કલાકાર કૈલાશ ખેર પણ આ કાર્યક્રમમાં જીવંત પરફોર્મન્સ કરશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મોટેરા સ્ટેડિથમમાં બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે

પાકિસ્તાની સૈન્યએ રહેણાંક વિસ્તારમાં કરેલા ગોળીબારમાં કોઈ પણ જાન હાની થઈ નથી બાલવટ ગામની શાળામાં તોપમારો કર્યો હતો પણ શાળામાં રજા હોવાથી કોઈને ઈજા પહોંચી નથી સ્થાનિક નાગરીક શોકત અલી જણાવે છેકે અયાનક મોટાપાયે ગોળીબાર શરૂ થઈ જતાં લોકોમાં ભયની લાગણી ઉલી થઈ હતી ભારતીય લશકરે તેનો વળતો જવાબ આવ્યોં છે છેલ્લા રીપોર્ટ મુજબ ત્યાં સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે

એક અપરાધી નલીનીએ કરેલી અરજીમાં રાજ્ય સરકારે કરેલી ભલામણોનો ઉલ્લેખ કર્યોં છે અધિક સોલીસીટર જનરલ જી રોજગોપાલને કહ્યું કે કેન્દ્રની મંજૂરી વિના રાજ્યની ભલામણનું મહત્વ નથી

તેમની રજૂઆત સાથે રાજ્યના એડવોકેટ એ નટરાજને પણ સંમતિ દર્શાવી અને કહ્યું કે કેટલાંક કેન્દ્રીય કાયદા અંતર્ગતના ગુનાઓમાં સજામાં ફેરફાર માટે કેન્દ્રની મંજૂરી જરૂરી છે

અધિક સોલીસીટર જનરલે કહ્યું કે આ માત્ર ભલામણ જ છે

દિલ્હી વડી અદાલત સમક્ષ કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છેકે ખૂબ જ મુશ્કેલીથી તેને ભારત લવાયો છે

તેમણે પ્રાંસગિક સંબોધનમાં વસુઘૈવ કુટુંબકમની ભાવનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સંતો મહંતો સરહદ પાર પણ એક પરિવારની ભાવના ફેલાવે છે તેમણે યોગ અને ધ્યાન દ્વારા જીવથી શીવની યાત્રાનો ઉલ્લેખ કર્યો

આરોગ્ય સચિવ પ્રિતી સુદાને કહ્યું કે રાજ્યભરમાં વિવિધ હોસ્પીટલમાં તકેદારી ઉભી કરાઈ છે તથા સાધનો તૈયાર રખાયાં છે

તેમણે તકેદારી યાલુ રાખવા અનુરોધ કર્યો હતો

હૈદરાબાદમાં દક્ષિણ ઝોનના મીડીયા એકમોના અધિકારીઓની પરિષદને વીડીયો કોન્ફરન્સથી સંબોધતાં તેમણે હાલની બદલાયેલી સ્થિતીમાં સંદેશા વ્યવહાર વ્યૂહ બનાવી લોકો સુધી પહોંચવા પર ભાર મૂક્યો હતો શ્રી જાવડેકરે કહ્યુંકે છેલ્લાં પાંચ વર્ષમાં સવાસોથી વધુ યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કરાયા છે તેને લોકો સુધી પહોંચાડી જાગૃતિ ઉયી કરવાની જરૂર છે દૂરદર્શને શરૂ કરેલા ગુડ ન્યૂઝનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લાભાર્થી સુધી પહોંચવા માટે આ મહત્વનું છે તેમણે નવા કાર્યક્રમોને નવી રીતરસમો દ્વારા લોકો સુધી પહોંચવા એ પ્રકારના કાર્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂક્યો પ્રસાર ભારતની ન્યૂઝ ઓન એર એપનો તેમણે પ્રશંસા કરી અને અન્ય માધ્યમોને પણ આવી શરૂઆત કરવા જણાવ્યું તેમણે કહ્યું કે વિકાસ યાત્રામાં તમામ મીડીયા ભાગરૂપે જ છે ત્યારે સામાજીક માધ્યમોમાં ટેકનોલોજીનો ઉપયોગ અપનાવવો જોઈએ શ્રી જાવડેકરે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરી સરકારના નિર્ણયો છેવાડાના માણસ સુધી પહોંચાડવા જણાવ્યું

નમો એપ ઓપન મંચ અથવા માઇ જી

વી પર વિચારો અને સૂચનો આ શનિવાર સુધી મોકલી શકે છે

આજે વાસ્કોમાં માર્મુગોવા પોર્ટટ્રસ્ટમાં કુઝ સુવિધાનો આરંભ કરતાં તેમણે કહ્યું કે ગોવામાં પ્રવાસનને વેગ આપવા તથા માર્મુગોવાથી ડોનાપૌલા રોપ વે પ્રોજેકટ માટે પ્રથત્નો ચાલી રહ્યા છે આ ઉપરાંત ડ્રાય ડોક શરૂ કરવાની પણ દરખાસ્ત છે

તિરૂમૂર્તિએ જણાવ્યું છેકે સરકાર ઔદ્યોગિક વૃદ્વિને પ્રોત્સાહન આપે છે તેમાં તમામ રાજ્યોને સાંકળીને સહકારી સંધીય વ્યવસ્થાની ભાવના રાખે છે તમિલનાડુમાં રાજ્ય સરકારના સહયોગથી રાજદ્વારી પ્રસાર કાર્યક્રમમાં તેમણે વિદેશી રાજદ્દતોને આકર્ષક મૂડીરોકાણ સ્થળ ગણાવ્યું તેમણે કહ્યું કે તમિલનાડુ ગતિશીલ રાજ્ય છે અને ઉત્પાદકતા ક્ષેત્રે પરંપરાગત રીતે આગળ છે મુખ્યમંત્રી ઈ પલાની સ્વામીએ આ પ્રસંગે ત્રણ મુખ્ય ઔદ્યોગિક એકમોનું ઉદ્વધાટન કર્યું હતું